આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ છે અને ઇસરોએ આ ક્ષેત્રે પથદર્શક પહેલ કરી છે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 તેમણે સ્ક્રલ અને કોલેજ સ્તરે ખગોળ વિજ્ઞાન કલબ બનાવવાની આવશ્યકતા ઉપર પણ જોર આપ્યું હતું

મુંબઈમાં વિધાનસભા સંકુલ ખાતે આજે સાંજે યોજાનાર સમારંભમાં મંત્રીમંડળમાં સમાવવામાં આવેલ નવા મંત્રીઓનો શપથવિધિ યોજાશે

નો ઉપયોગ કરીને નાગરીકત્વ સુધારા ધારાને સમર્થન આપવા લોકોને અપીલ કરી છે ટવીટર ઉપર પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ધાર્મિક સતામણીનો ભોગ બનનાર લોકોને નાગરીકત્વ આપવા માટે આ ધારો ધડાયો છે અને તેના લીધે કોઇપણ નાગરીક પોતાનું નાગરીકત્વ ગુમાવશે નહીં પ્રધાનમંત્રીએ બીજી વખત ટવીટ કરીને સી

ધારાના સંદર્ભમાં સદગુરૂનો વિડીયો શેર કર્યો છે શ્રી મોદીએ કહ્યું છે કે આ વિડીયોમાં ઐતિહાસિક સંદર્ભ દર્શાવીને ભારતના ભાઈયારાની સંસ્કૃતિનો પરિચય અપાયો છે

કમાન્ડરોએ તેમને તાજેતરની સ્થિતીથી વાકેફ કર્યા હતા લેફટનન્ટ જનરલ સિંહે ખીણ પ્રદેશમાં શાંતિ માટે લશ્કરના પ્રયત્નો અને સેવાની સરાહના કરી હતી

લશ્કરે કેરી સેકટરમાં નિયંત્રણ રેખા પાસે તેને સુરક્ષિત રીતે નિષ્ઠિય કરવામાં સફળતા મેળવી હતી આ વિસ્ફોટકો લશ્કરનાં જવાનોને નિશાન બનાવવા માટે મુકવામાં આવ્યા હતા

હરિયાણા સરકારે તીવ્ર ઠંડીને કારણે શાળાઓ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે આ પ્રદેશમાં રેલ વાહન વ્યવહાર અને વિમાન સેવા ધુમ્મસને કારણે અસર પામી છે

જમ્મુ કાશ્મીર અને શ્રીનગરમાં મોસમની સૌથી વધુ ઠંડી રાત્રે નોંધાઈ હતી અને દાલ સરોવર થીજી ગયું હતું હવામાન વિભાગે કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે હિમાચલ પ્રદેશમાં પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે રાજસ્થાનમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસને કારણે સામાન્ય જનજીવન અસર પામ્યું છે સમગ્ર મધ્યપ્રદેશ કડકડતી ઠંડીની ઝપેટમાં છે

ધુમ્મસના કારણે ઓછી દ્રશ્યતા હોવાથી અકસ્માત થયો હોવાની શક્યતા પોલીસે જણાવી છે

કોલંબોમાં સ્થાનિક કાઉન્સીલરોની બેઠકને સંબોધતા તેમણે કહ્યું હતું કે શ્રીલંકા વિકાસ કરી રહ્યું હતું અને અર્થતંત્ર મજબૂત હતું ત્યારે લોકોએ તે વખતની સરકારને શા માટે નકારી કાઢી તેના કારણો જાણવા જરૂરી છે રાષ્ટ્રપ્રમુખે ભારપૂર્વક કહ્યું કે જાહેર સેવાઓ ભ્રષ્ટાચારથી હંમેશા મુક્ત હોવી જોઇએ

તીર્થસભાને સંબોધતા તેમણે કહ્યું કે શ્રી નારાયણ ગુરૃ એક મહાન દૂરંદેશી અને માનવતાવાદી હતા જેમના ઉપદેશો અત્યારે અને ભવિષ્યમાં ખૂબ જ સુસંગત છે શ્રી નાયડુએ બધાને જાતિ અને વર્ગના આધારે બધા ભેદભાવો દૂર કરવાનું કહેવામાં આવ્યું છે તેવા ગુરૂનાં ઉપદેશોનું પાલન અને અભ્યાસ કરવાની અપીલ કરી હતી તેમણે ઉમેર્યું હતું કે કોઇપમ ધર્મ જાતિ કે વર્ગને ધ્યાનમાં લીધા વિના ભારત એક છે અને દરેકે ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે લડવું જોઇએ